પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે

રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ નૂતનવર્ષના પાવન પ્રસંગે રાજ્યના તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવી

આજથી શરૂ થતું નવું વર્ષ નવી આશાઓ સાથે નવા શિખરોસર કરી સફળતા આપે તેવી સૌને શુભેચ્છા પાઠવવામાં આવે છે

દિવાઓની રોશનીથી શહેરો અને ગામડાંઓ પ્રકાશિત જોવા મબ્યા હતાં લોકોએ ઘરમાં રંગોળીઓ કરીને ઘરના આંગણાને સુશોભિત કર્યા છે કોરોના મહામારી ને કારણે મોટાભાગના લોકો પોતાના ઘરે રહીને પરિવાર સાથે માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને ફટાકડા ફોડતા નજરે પડ્યા હતા વેપારીઓએ યોપડા પૂજન કરીને દિવાળીની ઉજવણી કરી હતી દરમિયાન આજે રાજ્યમાં નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવશે આજે લોકો સવારે વહેલા ઉઠી નવા કપડાં પહેરી મંદિરમાં ભગવાનના દર્શન કરવા જશે ત્યારબાદ સગા સંબંધીઓ અને મિત્રવર્ગને મળીને નવા વર્ષની શુભે ચ્છાઓની આપ લે કરશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિકો દેશ વિદેશમાં વસેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી છે મુખ્યમંત્રીશ્રીએ હારશે કોરોના જિતશે ગુજરાતનો સંકલ્પ નૂતન વર્ષ યરિતાર્થ કરવાની પ્રેરણા આપતાં સૌને નૂતનવર્ષની શુભેચ્છાઓ આપી છે

મુખ્યમંત્રી ત્યારબાદ સવારે નવ કલાકે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરી પુજા અર્ચના કરશે મુખ્યમંત્રી પરંપરાગત રીતે પ્રતિ વર્ષ નૂતન વર્ષ દિનનો પ્રારંભ પંચદેવ મંદિર અને ભદ્રકાળી માતાના દર્શન પૂજનથી કરે છે આ પરંપરા તેમણે આ વર્ષે પણ જાળવી રાખી છે

જેથી દર વર્ષે પ્રજાજનો સાથે નૂતનવર્ષ શુભેચ્છા આદાન પ્રદાનનો પરંપરાગત નૂતન વર્ષાભિનંદન સ્નેફ મિલન સમારોફ આ વર્ષે યોજાશે નહિ સૌ નાગરિક ભાઇ બહેનોને આ અંગેની નોંધ લેવા સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે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

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ કોસ્ટગાર્ડની બોટ ભારતીય જળસીમામાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે એક સંદીગ્ધ બોટ જોવા મળી હતી જેની તપાસ કરતા તેમાથી તેર ખલાસીઓ મળી આવ્યા હતાં આ બોટ સોમાલિયાથી મુન્દ્રા તરફ જઇ રહી હતી ત્યારે ઝડપી લેવામાં આવી હતી ખલાસીઓને વધુ તપાસ માટે ઓખા બંદરે લાવવામાં આવ્યા છે અને તેમની બોટ ને જપ્ત કરવામાં આવી છે સુરત સિંહ જોડી છત્તીસગઢના નયા રાયપુર જંગલ સફારીમાંથી સિંહની જોડી સુરતના સરથાણા નેચરપાર્કમાં આવી પહોંચી છે આવતીકાલથી નેચરપાર્કમાં લોકોને સિંહ જોવા મળશે

બંનેને સાથે નિહાળવા માટે લોકોએ રાહ જોવી પડશે

દરમ્યાન જળબિલાડીની એક જોડી રાયપુર આપવા મંજૂરી મળી હતી

કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી પુરશોત્તમભાઇ રૂપાલાના વરદ હસ્તે સહકારી ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવેલ હતુ

તો ખાસ કરીને સેવા મંડળીઓ દુધ મંડળીઓ પીયત મંડળીઓ સ્વરઉર્જા મંડળીઓ જેવી મંડળીઓ ગ્રામ્ય ઉથ્થાનમાં માટે મહત્વની ભુમીકા ભજવી શકશે જ્યારે દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતુ કે સહકારી સંસ્થાઓ સમાજના આર્થિક સામાજીક અને સાસ્ક્રતિક વિકાસમાં છેક આઝાદી કાળથી ખુબજ અગત્યનુ યોગદાન આપી રહી છે આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા પશુપાલકો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જાવડેકર રામસર કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે ભારતમાં બે વધુ વેટલેન્ડ વિસ્તારોને રામસર સ્થળ તરીકે સમાવવા અંગે ખુશી વ્યક્ત કરી છે આ બે સ્થળીમાં મહારાષ્ટ્રની લોના ઝીલ અને ઉત્તર પ્રદેશના આગ્રાનું સુર સરોવર કે જે કીથમ ઝીલ તરીકે પણ ઓળખાય છે તેનો સમાવેશ થાય છે

તેઓ પૃથ્વી પરની સૌથી અસરકારક ઇકોસિસ્ટમ છે

જેનો હેતુ વૈશ્વિક સ્તરે જૈવવિવિધતાને જાળવી રાખવા માટે વેટલેન્ડ વિસ્તારોના વિકાસ અને જાળવણીનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક બનાવવાનો છે

તેને રાજસ્થાનના પાલી જીલ્લામાં જેતપુર સ્થિત વિજય વલ્લભ સાધના કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવી રહી છે

તેમણે શિક્ષણના પ્રચાર તથા સામાજીક બદીઓને દૂર કરવા અનેક પ્રવાસો કર્યા પ્રેરણાદાયી સાહિત્યનું સર્જન કર્યું તથા સ્વતંત્રતા તથા સ્વદેશી આંદોલનને ખુબ જ સમર્થન આપ્યું હતું

તેમના સન્માનમાં બનાવાયેલી આ શાંતિ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ પીસનું નામ અપાયું છે